મુખ્યમંત્રો સાથે તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ મંદિર પરિસરમાં ધ્વજના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આ પૂર્વે ગઈકાલે સાજે મુખ્યમત્રી શ્રો રૂપાણીએ સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લામા કોરોના સંક્રમણની જાણકારી મેળવી હતી કોરોના નિયંત્રણ માટેના ઉપાયો અને સઘન સર્વેલન્સની સુચનાઓ આપી હતી તાજેતરમાં થયેલા વરસાદની સ્થિતિની પણ સમિક્ષા કરી હતી

તેવા વહેતા થયેલા સમાચાર સત્યથી તદન વેગળા છે સરકાર દવારા હાલ લોકડાઉન લાગુ કરવા કોઈ વિચારણા કરવામા આવી નથી તમ મુખ્યમંત્રો કાર્યાલયની એક સતાવાર યાદીમાં જણાવાયું છે

જેમાં કોરોના મહામારીને નિયત્રણમાં રાખવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

એકમોને લોન મંજર કરવામાં દેશમાં પ્રથમ અને લોન વિતરીત કરવામાં ત્રીજો ક્રમ ધરાવે છે રાજકોટ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર પહેલને ગુજરાત સરકારે ખાસ મુહિમ તરીકે લઈને ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બને તે માટે અનેકવિધ પગલાઓ લીધા છે

જનરલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું છે જો ક કોરોના સંક્રમિત આ વૃધ્ધાને હદય રોગના હુમલો આવતાં તેમનું નિધન થય છે

જિલ્લામાં વાદળછાયા ધૂપછાંવ માહોલ વચ્ચે આજે દિવસ દરમિયાન કયાંક ઝરમર તો કયાંક ભારે ઝાપટાં થયાં હોવાના સમાચારો મળી રહયા છે પૂર્વ કચ્છના રાપર તાલુકાના સરહદી એવા બેલા ગામથી અમારા સમાચાર મિત્ર શ્રી દલાભાઈ રૂપાણીએ ફોન પર આકાશવાણીને માહિતી આપતાં જણાવ્યું હતું કે આજ સવારથી જ બેલા તથા આસપાસના વિસ્તારોમાં સમયાંતરે ઝરમરથી ઝાપટાં સ્વરૂપ એકાદ ઈંચ જેટલો વરસાદ થતાં લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે તો પૂર્વ કચ્છના ગાંધીધામ અને અંજાર તાલુકાઓમાં પણ વરસાદ થયો હોવાના સમાચાર મળી રહયા છે જયારે જિલ્લા મથક ભજ ખાતે આજે સવારથી વાદળીયું વાતાવરણ રહયુ હતું

જો વિદ્યાર્થિ કોઈ કારણસર ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષા આપી શકતા નથી તો તેમની સ્પેશિયલ પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં લેવાશે

વિદ્યાર્થિઓ મોબાઈલ ટેબલેટ અને લેપટોપ જેવા ડીઝીટલ ઉપકરણોનો ઉપયોગ કરીને પરીક્ષા આપો શકશે